જયશંકરે જણાવ્યું છે કે ત્રાસવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં જમ્મુ કાશ્મીર સિવાય બાકીના અણઉકેલ મુદ્દાઓ વિષે પાકિસ્તાન સાથે દ્વિપક્ષી ચર્ચા કરવા ભારતનું મન ખુલ્લુ છે

યંદ્રયાન ઉપર મૂકાયેલા એન્જીનની મદદથી તેની ભ્રમણકક્ષા ઓછી કરાશે

આમ થવાથી ઓર્બીટર સાથે જાડાયેલ અને ચંદ્રની ધરતી ઉપર ઊતરાણ કરનાર લેન્ડર વિક્રમ માટે અનુકૂળ પરિસ્થિતી ઉભી થશે લેન્ડર વિક્રમ રોવર પ્રગ્યાનને લઇને ચંદ્રના દક્ષિણ ધુવ ઉપર આગામી સાતમી સપ્ટેમ્બરે પહોંચશે

ઓર્બીટર ચંદ્રના વાતાવરણનો અભ્યાસ કરીને મહત્વની માહિતી મેળવશે લેન્ડર વિક્રમ સાથેના ત્રણ ઉપકરણો યંદ્રની ધરતીની માહિતી એકઠી કરશે

જયશંકરે જણાવ્યું છે કે ત્રાસવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં જમ્મુ કાશ્મીર સિવાય બાકીના અણઉકેલ મુદ્દાઓ વિષે પાકિસ્તાન સાથે દ્વિપક્ષી ચર્ચા કરવા ભારતનું મન ખુલ્લુ છે બ્રેસેલ્સમાં યુરોપીયન યુનિટનના કમિશ્નર ક્રિસ્ટોસ સ્ટાયલીઆ નાઇડસ સાથેની બેઠક પચી સંખ્યાબંધ ટ઼વીટ સંદેશામાં મંત્રીએ ઉમેર્યું હતું કે પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવા ભારતનું મન ખુલ્લુ હોવા અંગે તેમણે પાડોશી દેશ પાકિસ્તાનને જણાવી દીધું છે ડાક્ટર જયશંકરે માહિતી આપી હતી કે યુરોપીયન યુનિયનના ઉચ્ચ આયુક્ત સાથેની બેઠકમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં બહેતર શાસન અને વધુ વિકાસ માટેની અપેક્ષાઓ વિષે ચર્ચા વિચારણા કરી હતી જ્યારે યુરોપીય સંઘના વિદેશી બાબતો અને સલામતી અંગેના ઉચ્ય પ્રતિનિધિ ફેડરીકા મોઘેરીની સાથેની બેઠકમાં પણ આ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતુ ં તેમણે ઉમેર્થું હતું કે આ ચર્ચામાં સામાન્ય પાડોશી સંબંધો સ્થાપવા માટે પાકિસ્તાન અશાંતિ ઉગ્રવાહ અને હિંસા ત્યાગે તેવી જરૂરિયાત પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો

સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ થાદીમાં જેમનો સમાવેશ નથી કરાયો તે લોકોને વહીવટીતંત્ર દ્વારા તે માટેનાં કારણો સાથે જાણ કરાશે આ કામગીરી ટ્રંક સમમાં શરૂ થશે અને ત્યારબાદ તેઓ વિદેશી દ્રીબ્યૂનલમાં જઈ શકશે

બી

એ કર્ણાટકમાં અગાઉની કોંગ્રેસ જનતાદળ સેક્યુલરની મોરચા સરકાર વખતે રાજકીય આગેવાનો તેમના સંબંધી તથા અમલદારોના કથિત ફોન ટેપીંગના બનાવની તપાસ હાથ ધરી છે કર્ણાટક સરકારની વિનંતીના પગલે સી બી

એ એફ

આર દાખલ કરી છે

દ્વારા તપાસના આદેશ આપ્યા હતા

પરવાનગી ગતિ મર્યાદાથી વધુ ઝડપે વાફન યલાવતા લોકો પાસેથી પણ ભારે દંડ વસૂલવામાં આવશે જે મુજબ વધુ ઝડપ માટે એક હજાર અને બે ફજાર વચ્ચે દંડની જાગવાઇ છે જા કોઇ કિશોર વાહન યલાવતા પકડાય તો તેના વાલી અને વાહનના માલિકને દોષી ગણવામાં આવશે ત્યારે રૂપિયા રપ હજારનો દંડ ત્રણ વર્ષની કેદની સજા સાથે વસૂલવામાં આવશે

દ્વિયક્રી વાહન ચલાવનારાઓને જા નિયમ ભંગ કરે તો તેમના માટે દંડ વધારવામાં આવ્યો છે

જ્યારે પૂર્વ કેન્દ્રિય પ્રધાન આરીફ મોફમ્મદ ખાન કેરળના રાજવપાલની જવાબદારી સંભાળશે પૂર્વ કેન્દ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રય કલરાજ મિશ્રાને સ્થાને હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ બનશે કલરાજ મિશ્રાની રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી છે ડાક્ટર તમિલિસાઇ સાંદરારાજન તેલંગણાના નવા રાજ્યપાલ નિમાયા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે આ નિમણકોને મંજુરી આપી છે

પોષણ અભિયાન એ સંપૂર્ણ પોષણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલું એક આભાર નિહારીકા રવિયા આંતર મંત્રાલયોનું અભિયાન છે

ગયા મહિનામાં મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુપોષણ અંગે વાત કરતા જણાવ્યું હતું કે પોષણ અંગેની જાગૃતિના અભાવના કારણે ગરીબ તેમજ પૈસાદાર પરિવારો કપોષણનો ભોગ બની રહ્યા છે

સુશ્રી મેથ્યુઝ હાલ અમેરિકાની પાંચમા ક્રમની સૌથી મોટી કાનૂની પેઢી જાનસ ડે ના ભાગીદાર છે અમેરિકાની કલમ ત્રણ મુજબ નિમાતા ન્યાયાધીસ સારી વર્તણૂંકના આધારે અસાધારણ સંજાગોને બાદ કરતાં આજીવન સેવા માટે નિયુક્ત કરાય છે

તેરમી સપ્ટેમ્બર સુધી યોજાનારી પરિષદમાં રણને આગળ વધતુ રોકવું તથા જમીનની ગુણવત્તામાં ઘટાડો આ બે બાબતો ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે

બઘલાન પ્રાંતના પોલીસ વડાના પ્રવક્તા જાવેદ બશરતે જણાવ્યું છે કે પાટનગર પુલી ખુમરી નજીક સામ સામા ગોળીબારો થઇ રહ્યા છે ગઇકાલે તાલીબાનોએ અફધાનીસ્તાનના કુંડુઝ શહેર ઉપર હ્મલો કર્યો હતો